એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે અતિ આધુનિક ઉપગ્રહનું પ્રક્ષેપણ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમનું બહુ મોટી સિધ્ધી છે

સમીક્ષા બેઠક આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષની પાંચમી દ્વી માસિક નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં તમામ નીતિગત દરો યથાવત રાખ્યા છે જેના કારણે રેપોરેટ અને રીવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર થયો નથી

આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલની સમિતિએ સર્વાનુમત્તે નીતીગત દરો યથાવત રાખવાનું નક્કી કર્યું ગત ઓકટોબરમાં પણ આરબીઆઈએ નીતીગત દરોમાં કોઈ ફેરફાર કર્યા ન હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદ ભવન પરિષદમાં બાબા સાહેબની મૂર્તી પર શ્રધ્ધાસુમન અર્પણ કરશે ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયાનાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય નેતાઓ પણ ભારતના બંધારણના ઘડવૈયા ડો આંબેડકરને શ્રધ્ધાંજલિ અર્પણ કરશે

એસ

યાદી અનુસાર માધ્યમિક બોર્ડ એસ

વાઘેલાએ ગઈકાલે વહેલી સવારે પશ્ચિમ કચ્છ પોલીસનું વાર્ષિક નીરીક્ષણ યોજ્યું હતું જેમાં તેમણે પરેડનું નરીક્ષીણ કરવા ઉપરાંત વિવિધ પ્રવૃતિઓ જેવી કે હાઈજેકીંગ મોકડ્રીલ રાયફલ પરેડ પીટી પરેડ ડોગ સ્કવોડની કામગીરી ઘોડે સવારીના દાવ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની કામગીરી સહિતની કામગીરીનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું આ સાથે નવા શસ્ત્રોનું પણ નીરીક્ષણ કર્યું હતું

આ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસના વાર્ષિક ઈન્સપેકશન અંતર્ગત લોકસંવાદ યોજાયો હતો જેમાં કાયદો અને વ્યવસ્થાની બાબતમાં પોલીસ તંત્ર સતત ચિંતીત હોવાનું જણાવતા કોઈપણ ફરિયાદ હોય તો હેલ્પલાઈનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો

શાળાઓમાં ઓનલાઈન હાજરી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન હાજરીના કરાયેલા આદેશ બાદ જિલ્લામાં તેની અમલવારીમાં ધારી સફળતા જોવા મળી ન હતી જેને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સી આરસીઓને તાકીદ કરી હતી આ અંગેની વિગતો મુજબ પ્રા શાળામાં ગુટલી બાજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર લગામ કસવા દિવાળી બાદ શરૂ થયેલા શૈક્ષણિક સત્ર ઓનલાઈન હાજરી અમલી બનાવાઈ છે

એક પ્રકારની આ માનસિક બિમારીમાંથી આવા લોકોને બહાર લાવવા માટે કચ્છમાં દેશનું પ્રથમ યોગા સાઈકોથેરાપી સેન્ટર ભુજમાં શરૂ કરાશે